પ્રતિનિધિમંડળો વચ્ચે દ્વિ ક્ષીય બેઠક આજે અદ્દારી વાઘા સરહદે શરૂ થઇ છે

ભારતના બીજા મહાત્વાકાંક્ષી અવકાથી અભિયાન ચંદ્રયાન બેને શ્રીહરિકોદ્દા ખાતેના રાષ્ટ્રીય અવકાશમથકેથી છોડવા માટેની અવળી ગણતરી શરૂ થઇ ગઇ છે કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે વિશ્વાસની દરખાસ્ત રજુ થવાની છે તે હેલા રાજ્યમાં રાજકીય ગતિવિધી સઘન બની છે

સી સી

અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

નોવાક જાકોવીય વચ્ચે મુકાબલો થશે

આ ઉપ રાંત ભારતની સરહદમાં ડેરા બાબા નાનક ખાતે યાત્રાળુ કેન્દ્ર બાંધવા ૈ ણ આયોજન કરાયું છે

ઘણા નવા વિસ્તારોમાં પૂરના ૌાણી ફરી વળ્યા છે રાજ્યના વિવિધ સ્થળોએ રસ્તાઓ લાકડાના પુલ વગેરેને નુકસાન થયું છે

કાઝીરંગા રાષ્ટ્રીય વન્ય જીવ ઉદ્યાન અને અન્ય વન્યજીવ વિસ્તારોમાં શિકાર રોકવા માટે વધુ યાં તી નજર રાખવામાં આવી છે

એફ

ડી આર

સતત વરસાદને કારણે ને ાળના જુદા જુદા વિસ્તારોમાં સામાન્ય જનજીવન ર ર અસર થઇ છે જેમાં સૌથી વધુ તરાઇ પ્રદેશ અને દક્ષિણ વિસ્તારને અસર થઇ છે

એસ એલ

આ રોકેટ ચંદ્રયાન બેને પૃથ્ળીની ગુરૂત્વાકર્ષણ બહારની ભ્રમણકક્ષામાં મુકાશે બાદમાં ઇસરોના વિજ્ઞાનીઓ રીમોટ સંચાલનની મદદથી તેને ઉ રની ભ્રમણકક્ષાઓમાં મોકલતા જશે

અભિયાન પૂર્ણ થશે ત્યારે આવી સિતેધ્ધ મેળવનારો ભારત દુનિયાનો ચોથો દેશ બનશે મધરાત છીના આ ઐતિહાસિક પ્રક્ષે ણ વખતે રાષ્ટ્ર તિ રામનાથ કોવિંદ શ્રી હરિકોદ્દા ખાતે પ્રત્યક્ષ સાક્ષી બનશે

ડી કુમારસ્વામીએ તેઓ વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવશે

કર્ણાટકના કોંગ્રેસના આગેવાનોએ ગયા સપ્તાહમાં રાજીનામુ આ નાર ધારાસભ્ય એમ

નાગરાજને મનાવાના ગઇકાલે સઘન પ્રથાસી કર્યા હતા જા કે શ્રી નાગરાજે રાજીનામુ ાછૂ ખેંચવા વિચારણા માટે સમય માગ્યો હતો બીજી તરફ શ્રી નાગરાજ અને અન્ય યાર ધારાસભ્યોએ કર્ણાટકની વિધાનસભાના અધ્યક્ષ તેમના રાજીનામા સ્વીકારતા નથી તેવો આક્ષે કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે

રાષ્ટ્ર તિ શ્રી હરિકોટા ખાતે છોડવામાં આવનાર ચંદ્રયાન ર ના સાક્ષી બનશે

સી સી

ઇંગ્લેન્ડ સા ધાની ફાઇનલમાં ચોથી વખત જયારે ન્યુઝીલેન્ડ બીજીવાર રમશે આ બંને ટીમો સ ર્ધા જીતી શકી નથી